રાજ્યમાં વરસાદનું જોર ઓછું થયું જળાશયોમાં નવા નીરની આવક

પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું ગઇ રાત્રે હૃદયરોગના હુમલાના કારણે નવી દિલ્હીમાં નિધન થયું છે

અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાન એઇમ્સના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વરિષ્ઠ ભાજપ નેતાને રાત્રે સાડા નવથી દસ વાગ્યાની વચ્ચે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને સીધા જ ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા તેમણે કહ્યું કે ડોક્ટરોની એક ટુકડી તુરંત જ તેમના ઇલાજમાં જોડાઈ હતી

હર્ષવર્ધન સહિત અન્ય વરિષ્ઠ મંત્રીઓ એમ્સ પહોંચ્યા હતા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વૈકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભાજપા અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ તથા અન્ય ઘણા નેતાઓએ સુષ્મા સ્વરાજના અવસાન પર શોક વ્યકત કર્યો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના શોક સંદેશામાં જણાવ્યું છે કે સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર સાંભળીને ખુબ ઉંડુ દુખ થયું છે તેમણે કહયું કે દેશે એક એવા લોકપ્રિય નેતાને ગુમાવ્યા છે કે જેઓ સામાજિક જીવનમાં ગરીમા સાહસ અને નિષ્ઠાના પ્રતિક હતા સુષ્મા સ્વરાજને ભારતની જનતાની સેવા માટે હંમેશા યાદ કરવામાં આવશે

વેકેયાહ નાયડુએ સુષ્મા સ્વરાજના નિધનને દેશ માટે ખુબ મોટી ક્ષતી અને પોતાના માટે વ્યકિતગત ક્ષતિ ગણાવી છે તેમણે કહયું કે સુષ્મા સ્વરાજ શ્રેષ્ઠ વહીવટકર્તા ઉત્તમ સાંસદ અને ઓજસ્વી વકતા હતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજના નિધન પર દુઃખ વ્યકત કરતાં કહયું કે સુષ્માજીના અવસાનથી ભારતીય રાજનીતીના એક ગૌરવશાળી અધ્યાયનો અંત આવ્યો છે ટવીટના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહયું કે ભારત એક એવા લોકપ્રિય નેતાથી વંચિત થઈ ગયો છે કે જેમણે પોતાનું જીવન ગરીબોના ઉત્થાન માટે સમર્પિત કર્યુ હતું

પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના દુઃખદ અવસાન બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પૂર્વ વિદેશમંત્રીને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે સુષ્માજીનું નિધન સમસ્ત રાષ્ટ્ર અને સમસ્ત ભાજપ માટે પૂરીના શકાય તેવી ખોટ છે તેમના પ્રામાણિક નેતૃત્વમાં કામ કરવો મોકો મળ્યો હતો તેઓ અમારા જેવા કરોડો કાર્યકર્તાઓના આદર્શ હતા તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે અને દિવંગત આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરું છું પૂર્વ વિદેશમંત્ર સુષ્મા સ્વરાજના દુઃખદ અવસાનના કારણે રાજ્ય સરકારના ત્રણ વર્ષ સંકલ્પથી સિદ્ધિ તરફ અગ્રેસર કાર્યક્રમની ઉજવણી મુલતવી રાખવામાં આવી છે મુખ્યમંત્રીશ્રીનો બુધવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાનારો મુખ્યમંત્રી સાથે મોકળા મને વાત કાર્યક્રમ પણ મુલત્વી રાખવામાં આવ્યો છે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ સનતભાઈ મોદીએ પૂર્વ વિદેશમંત્રી અને ભાજપના વરિષ્ઠ મહિલા અગ્રણી સુષ્મા સ્વરાજના નિધન બદલ શોક વ્યક્ત કરીને શ્રદ્વાંજલિ અર્પણ કરી છે સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે દેશની મહિલાઓ અને બહેનોના આદર્શ સમાન તેજસ્વી પ્રતિભાશાળી અને સમર્પણ અને સંસ્કૃતિના પ્રતિક સમાન એક ઓજસ્વી પ્રતિભાના અકાળે અવસાનથી દેશ શોકમય બન્યો છે તેમણે દેશની સેવા માટ જીવન સમર્પિત કર્યું હતું જમ્મુ કાશ્મીર પુનર્ગઠન ખરડાને સંસદે પસાર કર્યો છે

તેમાં જમ્મુકાશ્મીરમાં વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશની જોગવાઇ છે તથા લદ્દાખના અલગ કેન્દ્રશાસિત પ્રદેશની પણ જોગવાઇ છે

નિયમો ભંગ અંગેના કોંગ્રેસના આરોપો ફગાવતા શ્રી શાહે પડકાર ફેંકીને જમ્મુકાશ્મીર અંગે વલણ સ્પષ્ટ કરવાની માગણી કરી હતી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જમ્મુ કાશ્મીર અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે લીધેલા પગલાને ઐતિહાસિક અને હિંમતભર્યો ગણાવ્યો અત્રે તેઓએ ગાંધીનગર કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં વધુમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં ગાંધી સરદારની જોડીએ દેશને નેતૃત્વ પૂરૂ પાડ્યું

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે આ ઐતિહાસિક નિર્ણયથી હવે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીના સ્વપ્રના ભારતનું નિર્માણ થયું છે

ભાજપ પ્રદેશ કાર્યાલ કમલમ ખાતે ફટાકડા ફોડીને નિર્ણયનું સ્વાગત કર્યું હતું

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત અને અનુદાનિત યુનિવર્સીટીના કુલપતિઓની બેઠકના અધ્યક્ષ સ્થાનેથી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ચારિત્ર્યવાન સંસ્કારવાન અને દેશપ્રેમી યુવાશકિતના ઘડતરથી જ રાષ્ટ્રનિર્માણ થઈ શકે અને આ ક્ષેત્રે વિશ્વ વિદ્યાલયોની ભૂમિકા મહત્વની છે રાજયપાલશ્રી એ ઉપસ્થિત કુલપતિશ્રીઓને વિશ્વ વિદ્યાલયો સંસ્કાર સંસ્કૃતિના સિંચનનું કેન્દ્ર બને તેવો અનુરોધ કરી ઉમેર્યુ હતું કે અધ્યાપકો પોતાની જવાબદારી પ્રત્યે સમર્પણભાવ રાખી કર્તવ્યપરાયણ બને તો વિદ્યાર્થીના જીવનપંથને ચોકકસ દિશા આપી શકાય યુનિવર્સીટીના શિક્ષણમાં વિદ્યાર્થીઓ અધ્યાપકો અને પાઠયક્રમ એમ ત્રણ આધારસ્તંભોની સજજતા માટે હિમાયત કરતા રાજયપાલશ્રીએ ઉપસ્થિત કુલપતિઓને પ્રબુધ્ધ બની અનુશાસનના આગ્રહી થવા નુરોધ કર્યો હતો

ઉપરવાસમાં તેમજ સમગ્ર મહિસાગર જિલ્લામાં થયેલા વરસાદને કારણે કડાણા ડેમમાં પાણીની આવક થઇ હતી

નર્મદા નદીમાં દેડીયાપાડા સાગબારા ના ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા કરજણ ડેમમાંથી કરજણ નદીમાં આજે ત્રીજા દિવસે પણ પાણી છોડવાની ફરજ પડી હતી

રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી થઇ રહી છે

મહિસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડા ખાતે પશુપાલક મહિલાઓને જિલ્લા કલેક્ટર શ્રી બારેડ ઉત્કૃષ્ઠ કામગારી બદલ બિરદાવી હતી

પશુપાલન વિભાગના ડોક્ટરોએ મહિલા કૃષિ દિવસે ખાસ ઉપસ્થિત રહી મહિલાઓને પશુની માવજત વૈજ્ઞાનિક ઢબે કરી સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું

તાપી જિલ્લા પંચાયત આરોગ્ય પરિવાર કલ્યાણ દ્વારા મહિલાઓ અને બાળકોને આરોગ્યની તપાસ અને જાણકારી વિષયક થીમ ઉપર મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી